જે મુખ્ય રાજ્ય સરકારે ખેત કામગીરીમાં બે વ્યક્તિઓ વચ્ચે છ ક્રૂટનું અંતર રાખવાઈનપુટ ડીલરોને પણ સોશ્યલ ડિસ્ટસીંગનું પાલન કરવાની સલાહ આપી છે આ માર્ગદર્શિકામાં ખેડુતોના પરિવારના તમામ સભ્યોને આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની સલાહ આપી છે જેની સાથો સાથ ખેડુ તોને ખેતીવાડી સંબંધિત યીજવસ્તુ ઓના પરિવહન અને વેપારીઓ સાથે જોડાણની સરળતા માટે કિશાન રથ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા સલાફ આપવામાં આવી છે હાલની સ્થિતિમાં ખેત મજુરોની અછતની પરિસ્થિતિમાં ખેતીવાડીની સાધન સામગ્રીઓ અને મશીનરીઓનો ઉપયોગ કરવા કસ્ટમર હાઈરિંગ સેન્ટરની મદદ લઈ શકે છે પશુઓને બપોરે છાયંડે રાખવા તેમને પીવા માટે છંા પાણી તેમજ તેમને દિવસમાં બે થી ત્રણ વાર ઠંડા પાણી થી સ્નાન કરાવવાની સલાહ આપી છે

ત્યારે આ પ્રકારની દુકાનોરેસ્ટોરન્ટ ક્રારા જુની અને અખાધ વસ્તુ ઓનું વેચાણ ન કરાય તે અંગેની તકેદારી રાખવા આ બાબતે ઋેશ સ્વરૂપે આવી તમામ દુકાનોની સઘન તપાસણી હાથ ધરવા અને તે અંગેનો અહેવાલ રજુ કરવા સહિતની કામગીરી કરવા સંબંધિત વિભાગોને જિલ્લા કલેક્ટર દ્રારા આદેશ કરાયા છે

આ ઉપરાંત છતીસગઢ રાજસ્થાન બિહાર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ તથા ગુજરાતના દાહોદ પંચમહાલમાં જવા ઈચ્છનારા શ્રમિકોએ ઓનલાઈન અરજી કરી છે

આવશ્યક જરૂરીયાતો કે આરોગ્યના કારણોસર જ લોકોએ બહાર નીકળવુ આ ઉપરાંત આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરવી આવશ્યક યીજવસ્તુ ઓ લેવા જતી વખતી સામષ્ઠક અતંર જાળવવુજાહેર સ્થળીએ યહેરો ઢાંકવી કે માસ્ક પહેરવુ ફરજીયાત છે તેમજ સરકારની વખતો વખત અપાતી સુ ચનાઓનું પાલન કરવાનું રહેશે કલ્પના શાહ આજ થી ભુજ સુ ધરાઈ સંપુર્ણ સ્ટાઉ સાથે કાર્યરત કોરોના વાઈરસને ફેલાતો રોકવા સરકારના નિયમોને આધીન ભુજ સુધરાઈ ખાતે અડધા સ્ટાફ સાથે કામગીરી ચાલુ રખાઈ હતી ત્યારે હાલમાં નિયમો હળવા કરાંતા આજથી ભુજ સુ ધરાઈની તમામ શાખા સંપુર્ણ સ્ટાફની હાજરી સાથેકાર્યરત થશે

આ પરીક્ષા ઈન્ડીયન ફોરેસ્ટ સર્વીસ એકઝામીનેશન માટે સ્કીનીંગ ટેસ્ટ તરીકે પણ લાગુ હોવાથી આ પરીક્ષાનો કાર્યક્રમ પણ મુલતવી શ્લ્યો છે